તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં ઉપયોગી વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી સહકાર વધુ મજબુત બનશે

શ્રી મોદીએ બ્રિકસ વેપાર મંયની બેઠકમાં સંબોધન કર્યુ હતું તથા બ્રિકસ વેપાર પરીષદ અને ન્યુ ડેવલપમેન્ટ બેંકના પ્રતિનિધિઓ સાથે ચર્યા વિયારણા કરી હતી ટવીટર ઉપર શ્રી મોદીએ બ્રિકસ શિખર પરીષદને સફળ અને ફળદાયી ગણાવી છે તેમણે જણાવ્યું હતું કે બ્રિકસ સંગઠનના દેશોના અગ્રણીઓએ વેપાર ટેકનોલોજી સંસ્કૃતિ સહિત ઘણા ક્ષેત્રોમાં સહકાર વધુ મજબુત કરવા અંગે યર્યા કરી હતી તથા ભવિષ્યમાં ઉપયોગી વિષયો બાબતે પણ ચર્ચા થઇ હતી ગઇકાલે બ્રાસીલીયામાં બ્રિકસ શિખર બેઠકના પુર્ણસત્રને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નવતર કલ્પના આપણાં વિકાસનો આધાર બની છે અને આ ક્ષેત્રે વધુ સહકાર જરૂરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિકસના આગેવાનોને ભારતમાં મુડીરોકાણ કરવાનું આમંત્રણ આપ્યુ હતું તેમણે કહયું કે વેપારને અનુકુળ વાતાવરણ રાજકીય સ્થીરતા તથા સ્પષ્ટ નીતીના કારણે ભારત મુડીરોકાણ માટે વિશ્વનું આદર્શ સ્થળ બન્યો છે આતંકવાદના લીધે વિશ્વના અર્થતંત્રને એક ટ્રીલીયન ડોલરનું નુકસાન થયું હોવાનું જણાવીને શ્રી મોદીએ વિકાસ અને સમૃધ્યિ માટે આતંકવાદને સૌથી મોટો ખતરો ગણાવ્યો

જમ્મુના રીઆસી જીલ્લામાં તલવારા ખાતે રાજય પોલીસ કોન્સ્ટેબલોની દિક્ષાંત પરેડમાં તેઓ બોલી રહ્યાં હતા શ્રી મુરમુએ જમ્મુ અને કાશ્મીરમાં શાંતીની સ્થાપનામાં પોલીસે ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે વિધાનસભાની આગામી ચુંટણીમાં પણ પોલીસે મહત્વની ભૂમિકા ભજવવાની છે

તમારી સેના જાણો આ થીમ હેઠળ યોજાયેલ મૈત્રી દિવસની ઉજવણીની આ અગીયારમી કડી હતી આ કાર્યક્રમનો ઉદેશ યુવાનોને સેનાની કામગીરી બાબતે જાણકારી આપીને તેમને સેનામાં જોડાવવા પ્રોત્સાહન આપવાનો છે શ્રી રાજનાથસિંહે તવાંગ યુધ્ધ સ્મૃતિ સ્થળ તથા તવાંગ મોનેસ્ટ્રીની મુલાકાત લીધી હતી

આ સમગ્ર બાબતથી સલામતી દળોના મનોબળ ઉપર અસર થઇ હતી

સરકારે વિમાનની કિંમતની વિગતો કેગને જણાની છે અને કેગના અહેવાલની સંસદીય હિસાબ સમિતિ દ્વારા ચકાસણી કરવામાં આવી છે

કુમારે પત્રકારોને ગઇકાલે દિલ્ફીમાં જણાવ્યું હતું કે આ યુકાદાની અસર લાંબાગાળા સુધી રહેશે તેમણે કહ્યું કે સમીક્ષા અરજીની સુનાવણી મોટી બેંચને રીફર કરવાનો સર્વોચ્ય અદાલતનો નિર્ણય દર્શાવે છે કે આ મુદ્દો ગંભીર છે શ્રી કુમારે કહ્યું કે આ બાબત સબરીમાલા ધર્મ સ્થળે મહિલાઓના પ્રવેશ પુરતી મર્યાદીત નથી પણ તેની અસરો દેશના દરેક સમુદાય ઉપર થવાની છે ઉલ્લેખનીય છે કે સર્વોચ્ય અદાલતે એવુ અવલોકન કર્યુ હતું કે ધાર્મિક સ્થળે મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવો એ બાબત માત્ર સબરીમાલા પુરતી મર્યાદિત નથી અને અન્ય ધર્મોમાં પણ આવી વ્યવસ્થા અમલમાં છે

ગઇકાલે મુંબઇમાં આ ત્રણેય પક્ષોના આગેવાનોની યોજાયેલી શ્રેણીબધ્ધ બેઠકો બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વિજયે જણાવ્યું હતું કે આ અંગેનો આખરી મુસદ્દો ત્રણેય પક્ષોના વડાઓને મંજુરી માટે મોકલવામાં આવશે ત્રણેય પક્ષોના વડાઓ લધુત્તમ સમાન કાર્યક્રમના મુસદ્દાને મંજુરી આપે તે પછી જ સત્તાની વહેંચણી અને સરકારની રચના અંગે ચર્ચા કરાશે આ બેઠકમાં કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણ વિજય વડેટ્ટીવર અને માણીકરાવ ઠાકરે એન સી

ના જયંત પાટીલ નવાબ મલિક અને છગન ભુજબળ તથા શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઇ ઉપસ્થિત રહયાં હતા

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના ઉપક્રમે ગઇકાલથી દિલ્ફીમાં શરૂ થયેલી બે દિવસ માટેની રાષ્ટ્રીય પરીષદમાં તેઓ બોલી રહયાં હતા તેમણે મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને રેકીંગ આપવાની પ્રથા શરૂ કરવાનું સૂચન કર્યુ હતું

અગાઉ બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત વતી મહંમદ શામીએ ત્રણ અને ઇશાન્ત શર્મા આર અશ્વીન અને ઉમેશ યાદવે દરેકે બે બે વિકેટો ઝડપી હતી